જે ગુજરાતના સંસદીય ઇતિહાસની નોંધપાત્ર અને વિરલ ઘટના બની છે આ ઉપરાંત જીસ્વાન પર એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ સર્ચ કર્યું હોવાનો પણ પ્રથમ પ્રસંગ બન્યો છે સત્રના છેલ્લાં દિવસે વિધાનસભા ગૃહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો વિક્રમ નોંધાયો છે આ ઐતિહાસિક દિવસનો વિક્રમ નોંધવામાં આવ્યો છે વિપક્ષ સહિતના સૌ સભ્યોને અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન આપ્યા હતા રાજ્યની આ તંદુરસ્ત બેજોડ લોકશાહી પરંપરાને મૂર્તિમંત કરવા બદલ આ નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષશ્રી ને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગે જાહેરાત કરવા જણાવ્યું હતું અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબુત અને દીધાર્યું બનાવવા અભિનંદન પાઠવ્યા હતા આ રેકોર્ડને સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવીને બિરદાવ્યો હતો

પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે જેનાથી સમયસર ખેડૂતોને પાક વીમા પેટે તેમના નુકસાનની રકમ આપી શકાય છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે રાજ્ય વિધાનસભામાં અંતિમ દિવસે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને નર્મદા આધારિત પીવાના પાણીની કોઇ તકલીફ ઉભી થશે નહીં અને ખેડ્રતોને સિંચાઇ માટે જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પિરામલ ગ્રૂપના સુશ્રી સ્વાતિ પિરામલે વિદ્યાર્થીઓને નેતૃત્વ પૂર્રં પાડવા અને પ્રાચીન વાર્તાઓમાંથી પ્રેરણા લેવા પ્રોત્સાહન આપ્યું હતું દેશભરમાં જામી રહેલા વરસાદી વાતાવરણ હેઠળ આવતીકાલથી રાજ્યમાં પણ સાર્વત્રિક વ્યાપક વરસાદ થવાની ઉજળી આશા બંધાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવાના હળવા દબાણ સાથેનાં વરસાદી વાદળો દરિયાની સપાટીથી સાડા સાત કિલોમીટરથી ઉંચે સુધી છવાયેલા છે તે જ રીતે ઉત્તર રાજસ્થાનથી લઈ છત્તીસગઢ અને દક્ષિણ ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારો ઉપર પણ વરસાદી વાદળો છવાયેલા છે

માછીમાર ભાઈઓને દરિયામાં નહીં જવાની અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવધ રહેવાની સૂચના અપાઈ છે છેલ્લાં બે દિવસથી તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે આ વરસાદના કારણે નીચાણવાળા કોઝવે અને નદી કોતરોને અડીને આવેલા માર્ગો ઉપર કચરો ઢસડાઈ આવ્યો છે આ કચરાને કારણે માર્ગ ન અવરોધાય તે માટે પ્રજાજનનો સહકારથી કચરો હટાવવાની કામગીરી ચાલી રહી છે જિલ્લા ક્લેક્ટર આર એસ નિનામા અને માર્ગ અને મકાન વિભાગ ઉચ્છલના અધિકારીઓએ ત્વરીત ધોરણે આ કામગીરી ઉપાડી લીધી હતી અમદાવાદમાં પણ બપોર બાદ હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા

બીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દ્વરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સુચના અને પ્રસારણ મંત્રાલય તેમજ આકાશવાણી અને દુરદર્શનની યુ ટયુબ ચેનલો પર પણ સીધુ પ્રસારણ થશે આ કાર્યક્રમ આકાશવાણીની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ ઓલ ઈન્ડિયા રેડિયો ડોટ જીઓવી ડોટ ઈન પરથી પણ ઉપલબ્ધ થશે